જળ જીવન મિશન હેઠળ ચાર કરોડથી વધુ ગ્રામીણ ઘરો માં પાઈપલાઈનથી

વિધાનસભા યૂંટણીના બીજા તબક્કા માટે આસામ અને પશ્ચિમ બંગાળમાં પ્રયાર

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ રોગયાળાનો પ્રસાર પ્રાણીમાંથી માનવીમાં થયો હોવાની આશંકા વ્યક્ત કરી આજે અફઘાનિસ્તાન અંગેની હાર્ટ ઓફ એશિયા ઇસ્તંબુલ પ્રક્રિયાની નવમી મંત્રીસ્તરની પરિષદમાં વિદેશમંત્રી એસ જયશંકર ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત પુસ્તક એક્ઝામ વોરિયર્સ ની નવી આવૃત્તિ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે

આસામનાં બીજા તબક્કામાં યૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે

પહેલી એપ્રિલના રોજ મતદાન યોજાશે

દરમિયાન કેરળમાં વિધાનસભાની યૂંટણી આડે એક અઠવાડિયું જ બાકી છે ત્યારે તમામ મોટી રાજકીય પાર્ટીઓને પ્રચાર વધુ તીવ્ર બનાવ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પલક્કડમાં ચૂંટણી પ્રચાર કરશે તેઓ બીજી ઐપ્રિલે પઠાણમિતી અને તિરુવનંતપૂરમની પણ મુલાકાત લેશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ધુળેટીના પર્વ પ્રસંગે સમસ્ત મહાજન દ્વારા આયોજીત મુખ્યમંત્રીની રજત તુલા પ્રસંગે બોલતા આ મુજબ જણાવ્યું હતું